રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત અને મહારાષ્ટ્રના સ્થાપના દિવસ પર લોકોને શુભેચ્છા પાઠવી છે રાષ્ટ્રપતિએ પોતાના સંદેશામાં કહ્યું છે કે બંને રાજ્યો ભવિષ્યમાં વધુ વિકસિત અને સમૃદ્ધ થશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંદેશામાં જણાવ્યું છે કે ગુજરાતના લોકોએ દરેક ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન કર્યું છે અને તેઓ સાહસ વેપાર અને ઉદ્યોગ માટે ઓળખાય છે તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર કાંતિકારીઓની અને સુધારકોની ભૂમિ છે જેમણે દેશની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે આજે ગુજરાતના રાજ્યપાલશ્રી ઓ

કોહલીએ રાજ્યના તમામ પ્રજાજનોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે રાજ્યપાલશ્રીએ તેમના શુભકામના સંદેસમાં જણાવ્યું છે કે ગુજરાતના ઉદ્યોગ સાહસિક ખમીરવંતા પ્રજાજનોના અપ્રતિમ પુરૂષાર્થ અને રાજ્યની વગ્નથંભી વિકાસ યાત્રાએ દેશ અને વિશ્વભરમાં પોતાનું એક વિશિષ્ટ સ્થાન અંકિત કર્યું છે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

તેમણે વધુમાં કહ્યું કે ગુજરાતને નંબર વન બનાવવા ગાંધીજી સરદાર પટેલ શ્યામજી કૃષ્ગવર્મા સરદારસિંહ રાણાથી મોરારજી દેસાઇ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધીના દરેક લોકોએ પોતાના પરિશ્રમ પુરૂષાર્થ ત્યાગ અને બલિદાનથી રાજ્યને સિંચ્યું છે

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શ્રી અમીત ચાવડાએ પણ ઇન્દુચાચાની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી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

ગુજરાત સ્થાપના દિવસ સુરત ગુજરાત સ્થાપના દિન નિમિત્તે આજે સુરતના વેડ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીઓએ શાળાના પ્રાંગણમાં એકઠા થઇ ગુજરાતના નકશાની માનવ પ્રતિકૃતિની રચના કરી હતી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

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના કુલપતિશ્રી ઉપ્કુલપતિશ્રીની સિન્ડિકેટ સભ્યશ્રીઓ સેનેટ સભ્યશ્રીઓ કોલેજના આચાર્યશ્રીઓ ડીનશ્રીઓ તથા ભવનના અધ્યક્ષશ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

મુખ્યમંત્રી આવતીકાલે બપોરે જયપુર ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ સંબોધશે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 આવતીકાલે સાંજે ગાંધીનગર પરત આવશે

સી પી ના નેતા શ્રી શંકરસિંહ વાઘેલાના નિવેદનોને વખોડી કાઢી તેની આકરી ટીકા કરી છે

ના નેતા શ્રી શંકરસિંહ વાઘેલાએ હવે નકારાત્મક રાજકારણ બંધ કર્વું જોઇએ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

કુમાર પ્રકાશન કેન્દ્રના સ્થાપક શ્રી હેતલ શાહના જણાવ્યા મુજબ હવે જ્યારે એન

ના પાઠવ પુસ્તકો ગુજરાત બોર્ડમાં અમલી બની રહ્યા છે ત્યારે આ થ્રી ડી વીડીયો ટેકનીકથી વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાનના વિષયો સમજવા વ્ધુ સરળ બનશે આજે અમદાવાદમાં પત્રકારોને આ માહિતી આપતાં શ્રી હેતલ શાહે જણાવ્યું કે આ ટેકનીકથી વિદ્યાર્થીઓ આધ્રનિક લેબ કે વર્ગ ખંડનો અનુભવ પોતાના મોબાઇલ કે ટેબલેટમાં કરી શકશે

તો રાજ્યની વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓએ પોતાની શાળાનું પરિણામ મુખત્યાર પત્ર રજૂ કરી મેળવી લેવાનું રહેશે ગુજરાત બોર્ડ સિવાયના અન્ય ઉમેદવારોની ગુજકેટની માર્કશીટ ટપાલ દ્વારા મોકલવામાં આવશે વૈદેહી ચોધરી ટેનિસ ખેલાડી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થીની અને ટિનિસની ખેલાડી વૈદેહી ચૌધરીની આગામી દિવસોમાં ઇટાલીના નેપોલી શહેરમાં યોજાનાર વર્લ્ડ ઇન્ટર યુનિવર્સિટી ટેનિસ સ્પર્ધામાં પસંદગી થઈ છે